પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તાજેતરના કૃષિ સુધારાથી ખેડૂતો માટે નવી

લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા યલાવી રહ્યા છે તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખબંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીની મુલાકાત લેશે અને પ્રયાગરાજથી વારાણસી સુધીના અને પહોળો બનાવીને છ માર્ગિય કરાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ કરશે કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક માગણી અને સમસ્યા બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા તૈયાર

વેંકૈથા નાયડુ સોમવારે થોજાનારી શાંઘાઇ સહયોગ સંગઠન

દક્ષિણ અંદમાન સમુદ્રમાં ઉભુ થયેલું હવાનું હળવું દબાણ આગામી ચોવીસ કલાકમાં

આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના વિયારો વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ અને તેને લગતી વિવિધ બાબતો સાથે નવાં પરિમાણો જોડાઈ રહ્યા છે ઘણી વિચારણાં બાદ ભારતની સંસદે કૃષિ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે

ગુડુનાનક દેવે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા ચલાવી રહ્યા છે એટલું જ નહીં તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખબંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી

સરકારના આ પ્રયાસોને યુનેસ્કો એશિયા પ્રશાંત વારસાપુરસ્કાર આપવામાં આવ્યો છે

પક્ષીનિરીક્ષણ એ ક્રદરતની સાથે રહીને આનંદ મેળવવાની તક આપે છે

આઈ

યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થતા હોય છે આજે દેશમાં ઘણાં મ્યૂઝીયમો અને પુસ્તકાલથો પોતાના અમૂલ્ય સંગ્રહોને ડિજીટલ બનાવવાની કામગીરીકરી રહ્યા છે

ટેકનોલોજીની મદદથી ભારતના પ્રાચીન વારસાના રક્ષણની કામગીરી પણ અગત્યની છે છેલ્લા કેટલાંક દિવસોથી ઈન્ટરનેટ ચેરીબ્લોસમની તસવીરોથી પરિપૂર્ણ છે આ જાપાનની નહીં પણ મેઘાલયના શીલોંગની તસવીરો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ તથા સારનાથની મુલાકાત લેશે અને દેવદિવાળીની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પત્રકારો સાથે વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી શાહે કહ્યું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આગામી ત્રીજી ડિસેમ્બરે ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે વિરોધ કરનાર ખેડૂતોએ આ ચર્ચામાં જોડાવું જોઈએ તેવી અપીલ ગૃહમંત્રીએ કરી હતી

સૌ પ્રથમવાર આ ઉચ્ય સ્તરીય બેઠક ભારતની અધ્યક્ષતામાં થઇ રહી છે

આ બેઠક વાર્ષિક રૂપે સંગઠનના સભ્ય દેશોના પ્રધાનમંત્રીઓના સ્તરે યોજાય છે અને વેપાર તથા આર્થિક મુદ્દાઓ પર કાર્ય કરે છે

હવાનું દબાણ આગામી બુધવાર સુધી તમિલનાડુ અને પુદુચેરીના દરિયાકિનારા નજીક પર્હોંચે તેવી સંભાવના છે દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીના વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ થશે

ઈજાગ્રસ્તો પૈકી અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાનોની સ્થિતિ ગંભીર છે

ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ માટેની રસી આગામી એકાદ બે મહિનામાં તૈયાર થશે